હવે વૈજ્ઞાનિક આવતીકાલથી ચાર પ્રયાસોમાં ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં ફેરફાર કરીને તેને ચંદ્રની ધરતીની નજીક લઈ જશે

યાનની તીવ્રતા તથા ચોક્કસ ઉંચાઈ જાળવી રાખીને તેને ચંદ્રની કક્ષામાં મુકવુ એ વૈજ્ઞાનિકોની અસાધારણ સિધ્ધી છે આવતા મહિને વિક્રમ લેન્ડરને ચંદ્રની ધરતી ઉપર મુકતા આ પ્રકારની સિધ્ધી મેળવતા રશિયા અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બનશે

શ્રી સોનલબેન જોષી પણિયાની નિમણૂક કરવા તેમજ નારાયણ સરોવર જાગીરનો આંતર વફીવટ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે નારાયણ સરોવરના ગાદીપતિ અધ્યક્ષ બ્રહ્મલીન આનંદલાલજી મફારાજ બ્રહ્મલીન થયા પછી આ જાગીરના વફીવટ વ્યવસ્થા જિલ્લા કલેક્ટરની સૂચનાથી લખપત મામલતદાર ફસ્તક રહ્યા ફતા પરંતુ વિવિધ સમાજ સાધુ સંતોના સફયોગથી નારાયણ સરોવર જાગીરના નવા ગાદીપતિ તરીકે તેમની નિમણુંક કરવામાં આવી છે

શ્રી સોનલબેન દિનેશભાઈ જોષી વર્ષોથી બ્રહ્મલીન પ પૂ બ્રહ્મચારી આનંદલાલજી મફારાજ સાથે રહ્યા છે અને મંદિરના વફીવટમાં સાથ સફકાર આપ્યો છે એ વિસ્તારના જાગૃત મફિલા પત્રકાર તરીકે તેઓ કચ્છમિત્ર માટે વર્ષોથી સેવા આપી રહ્યા છે તેમની પ્રતિષ્ઠિત પદ પર નિયુક્તિ થતાં ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે

ગૃહ્મંત્રાલયે આ અંગેનો આદેશ ગઈકાલે જારી કર્યો ફતો આ સાથે જ કેન્દ્રીય અનામત પોલીસદળ સીઆરપીએફસરફદ સલામતી દળ બી એસ એફ ભારત તિબેટ સરફદ પોલીસદળ આઈ ટી બી એફ અને સશસ્ત્ર સીમા દળ આ ચાર દળોમાં કોન્સ્ટેબલથી કમાન્ડન્ટ સુધીના વિવિધ પદો માટે નિવૃતીવયમાં રફેલી વિસંગતતા દુર થઈ છે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર આ બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શ્રી શીશપાલ શોભરામ રાજપુતની નિમણુંક કરવામાં આવી છે

આ પ્રસંગે દેશના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનીયા ગાંધી ભુતપુર્વ પ્રધાનમંત્રી મનમોફનસિંફ અને અન્યોએ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને અંજલી આપી ફતી

દેશ વિદેશમાં એક માસ સુધી ફિંડોળા મફોત્સવનું આયોજન કરવામાં આવે છે

આ વખતે પણ કચ્છ એટલે કે ભુજ મુંદરા માંડવી અંજાર રાપર અને પ્રસાદી મંદિર ભુજમાં ફિંડોળા મહીત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

તેમના નિધનના સમાચારથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે તેમજ ફજારોની સંખ્યામાં ભાવિકો સત્તાધાર પહોંચી રહ્યા છે